ફેન્ચ ઉડ્ડયન કંપની દસોલ્ટ દ્વારા આપવામાં આવેલા યુદ્ધ વિમાનોને સત્તાવાર રીતે આવતીકાલે લશ્કરમાં સામેલ કરવામાં આવશે હરિયાણાના અંબાલા એર બેઝ પર ભારતીય વાયુ સેનાના કાફલામાં તે વિધિવત રીતે જોડાશે

ફાન્સમાં ભારતીય દ્રતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે દસ વિમાનની ડિલિવરી સમયપત્રક પર પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પાંચ તાલીમી મિશન માટે ફાન્સમાં રોકાશે

વાયુસેનાએ જેટને આવકારવા જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે

આ ટિપ્પણીઓ અંગે વિચારણા બાદ વ્યક્તિગત રૂપે અને વેબ કોન્ફરન્સ દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી સુધારેલા બીજા મુસદ્દાને આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ રૂપે જાહેર કરાયેલા સંરક્ષણ સુધારા હેઠળ સમીક્ષા સમિતિ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે અને જાહેરમાં મૂકવામાં આવ્યો છે

તેમાં ધિરાણ લક્ષી ઉત્પાદનો અને કાર્યક્ષમ મોડેલ તકનીકી દ્વારા આર્થિક સશક્તિકરણ નાણાકીય ક્ષેત્રની સ્થિરતા માટેની પદ્ધતિઓ અંગે ચર્ચા થશે નાણાંકીય માળખાં કૃષિ એમએસએમઇ સહિતના સ્થાનિક ઉત્પાદન દ્વારા ભારતના આર્થિક વિકાસમાં ફાળો આપવામાં બેંકિંગ ક્ષેત્ર મહત્વની ભૂમિકા નિભાવે છે ટેક્નોલોજી દ્વારા નાણાકીય સશક્તિકરણમાં નાણાકીય સમાવેશ મોટી ભૂમિકા ભજવી શકે છે સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં ભાગ લેશે

રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાના મુદ્દે આજે બપોરે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી

રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ગઈકાલે ત્રણ મુદ્દા વિયારણા કરવાના સૂચન સાથે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા અંગે રાજ્ય મંત્રીમંડળનો બીજો પ્રસ્તાવ પાછો મોકલ્યો હતો

ગયા મહિને સરકારે ત્રીજી વખત એર ઈન્ડિયા માટે હરાજીની અંતિમ મુદત લંબાવી હતી

બિહારમાં ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પટનાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે

આઈપીસીની વિવિધ કલમો હેઠળ અભિનેત્રી રિયા યક્રવર્તી સહિત પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી દરમિયાન આત્મહત્યા કેસ સંદર્ભે પટનાની ચાર સભ્યોની પોલીસ ટીમ આજે મુંબઈ પહોંચી હતી સુત્રોએ જણાવ્યું કે સુશાંતસિંહના પિતા રાજપૂતે આરોપ લગાવ્યો છે કે ઉશ્કેરણીજનક સંજોગો તેના પુત્રની આત્મહત્યા માટે જવાબદાર છે

તેમની સૌથી યાદગાર ફિલ્મમાં મધર ઈન્ડિયા કોહિનૂર ઉજાલા અને નયા દૌર છે

પ્રિવેશન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ મુંબઈ અને હૈદરાબાદના નવ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા

શ્રેણીબદ્ધ ટ્વીટમાં તેમણે કહ્યું કે લોકડાઉન દ્વારા ઉદ્દભવેલા પડકારો છતાં પ્રક્રિયા ચાલુ રહી છે

તેમણે આ કેસમાં પોલીસની જવાબદારી નક્કી કરવા ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા યોજના હેઠળ ગુનેગારો સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર ગુનેગારોને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા વહેલી તકે સજા કરશે

મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ ચાલુ રહ્યો હતો ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

કોલાબા કાંદિવલી બોરીવલી મીરા રોડ ભાયંદર ચેમ્બુર સહિતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડ્યો છે ગઈકાલે દાદર અને હિંદમાતા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ભારે પાણી ભરાયા હતા અને નવી મુંબઈના વાશી વિસ્તારમાં પણ ટ્રાફિક ભીડ જોવા મળી હતી

આ દિવસ કુદરતી સંપત્તિની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વિકાસ યોજનાઓનું મહત્વ સુનિશ્ચિત કરવાના હેતુ સાથે તેની ઉજવણી થાય છે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસના ભાગ રૂપે દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે તમિળનાડુમાં કાવેરી ડેલ્ટા ક્ષેત્રમાં આજે કુદરતી સંપત્તિ વિશે જાગૃતિ લાવવાના હેતુસર ઓનલાઇન સ્પર્ધાઓ યોજવામાં આવી હતી આ ઉપરાંત સજીવ ખાતરીના વ ધતા વપરાશને પ્રોત્સાહન આપવા ખેડૂત સમુદાયમાં એક મોટી જાગૃતિ અભિયાન પણ યોજવામાં આવ્યું કેળાં સંશોધન સંસ્થા ત્રિયી જેવી વિવિધ સંશોધન સંસ્થાઓના નિર્દેશન હેઠળ ખેડૂત ઉત્પાદક કેન્દ્રો દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા રાજ્યમાં રસોડાના બગીયા અને અગાસીમાં બગીયા ની સંખ્યામાં વૃદ્ધિ સાથે બાગાયત વિભાગ પણ પ્રકૃતિ મૈત્રીપૂર્ણ કૃષિ પદ્ધતિઓ અંગે જાગૃતિ લાવવાના અભિયાનને આગળ ધપાવી રહ્યું છે